વડોદરા ખાતે ગુજરાત રાજ્યના ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાચેલા આ ક્રષિ સુ ધારાઓનો એકમાત્ર ઉદ્દેશ દેશના કરોડો ખેડૂતોને સમૃદ્ધ બનાવવાનો તેમની આવક બમણી કરવાનો છે

તેમણે જણાવ્યું હતું કે આજે ખેડૂતોને હાથો બનાવીને કોંગ્રેસ સહિતના વિરોધપક્ષો ખેડૂતોને ભ્રમિત કરી નિમ્નસ્તરનું રાજકરણ કરી રહ્યાં છે ખેડૂતોનું અહિત કરી રહ્યા છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાત અને દેશના અન્ય રાજ્યના કિસાનો ખેડૂતવિરોધી તત્વોના ભ્રામક અપપ્રચારમાં આવશે નહિ તેમ તેમણે ઉમેર્યું હતું

પરંતુ કેટલીક સેવાઓ જેવી કે આંતરાષ્ટ્રીય હવાઈ સેવા હજી પ્રભાવિત હોવાથી કચ્છમાં યાલુ સીઝનમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે આંતરાષ્ટ્રીય હવાઈ સેવા બંધ હોવાથી હાલ લંડન અમેરિકાયુકે સહિતના દેશોમાંથી પ્રવાસીઓ કચ્છ તરફ આવ્યા નથી જેને પગલે સફેદ રણમાં પણ વિદેશી પ્રવાશીઓ જોવા મળતા નથી બીજી તરફ કોરોના સામેની સર્તકતા અને સામાજીક જવાબદારીના કારણે પણ પ્રવાસીઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે ત્યારે પ્રવાસન વિભાગે વિવિધ નવા પ્રકલ્પો આ વખતે શરૂ કર્યા છે

વિશ્વનો સૌથી મોટો રિન્યુ એબલ પાર્ક કચ્છમાં સ્થાપાઈ રહ્યો છે ત્યારે તેની આજુબાજુના વિસ્તારનો પણ વિકા થશે તેવુ મનાઈ રહ્યુ છે ખાવડા વિસ્તારમાં મોટા રણ અને વિઘાકોટ બોર્ડર નજીક આવેલ સોલાર પાર્ક બનવાનો છે ત્યારે સોલાર પાર્ક માટેની સામગ્રી અને પુર્જાઓની અવસ્જવર ખાવડા માર્ગે થશે જેથી સુ નકાર લાગતા આ રસ્તા પર ધમધમાટ જોવા મળશે તે ઉપરાંત રોજગારીની તકોમાં વધારો થશે તેમજ જન જીવન ધબકતુ થશે રણોત્સવ બાદ એનર્જી પાર્કને લીધે ખાવડા સરહદી ગામડાઓમાં પરિવર્તન માટેની નવી દિશાઓ ખુ લશે તેવો આશાવાદ વ્યક્ત કરાઈ રહ્યો છે કલ્પના શાહ આત્મનિર્ભર ભારત કેન્દ્ર સરકારે મનરેગા યોજનાની મદદથી આત્મનિર્ભર ભારત યોજનાને વધુ અસરકારક બનાવવા માટે ન્યુ ડેવલપમેન્ટ બેંક સાથે એક અબજ ડોલરની ધિરાણ સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા છે નાણાં મંત્રાલયના સૂ ત્રોના જ્ણાવ્યા મુજબ મનરેગા યોજનાની મદદથી ગ્રામીણ વિસ્તારોમાં અર્થતંત્રને ગતિ મળશે તથા કોવીડના કારણે અર્થતંત્ર ઉપર થયેલી વિપરીત અસરના પરિણામો ઘટાડી શકાશે

છેલ્લા યાર દિવસથી હાડથીજવતી ઠંડીનો અનુભવ જીલ્લાવાસીઓ કરી રહ્યા છે